રિઝર્વ બેંકે પોતાનો ચાર્જ નાબૂદ કરતાં ડીજીટલ નાણાં વ્યવહાર હવે થશે સસ્તા

તેમણે લોકોને પાણીના એક એક ટીપાંને બચાવવાનો આગ્રહ કર્યો છે

ટોરન્ટોમાં વસવાટ કરતા મૂળ ભારતીય નરેશ ચાવડાએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો

ટી જી એસ

દ્વાાર નાણાના કરાતા વ્યવહારો હવે સસ્તા થશે ભારતીય રિઝર્વ બેંકે આ પ્રકારના વ્યવહારો ઉપર કોઈ પણ ચાર્જ નહીં લેવાનો નિર્ણય લીધો છે આઈબીઆઈએ નાણાં વ્યવહાર અંગેનો નિર્ણય આજથી અમલમાં મૂકવાની જાહેરાત કરીને બધી જ બેંકોને આ નિર્ણયનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવાની સૂચના આપી છે ડિજીટલ વ્યવહારો ઉપર રિઝર્વ બેંકનો ચાર્જ તથા બેંકો દ્વારા લેવાતા સેવા માટેના ચાર્જનો સમાવેશ થાય છે

નો ઉપયોગ મોટા પ્રમાણમાં નાણાંકીય વ્યવહારો માટે જ્યારે એન

નો ઉપયોગ બે લાખ રૂપિયા સુધીની લેવડ દેવડ માટે થાય છે

શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટને આવી રાષ્ટ્રીય સ્પર્ધાના ત્રણ વાર યજમાન બનવાનું ગૌરવ મળ્યુ છે

જ્યારે વલસાડ નવસારી નર્મદા તાપી સુરત ડાંગ ભરૂચ દમણ અને દાદરા નગર હવેલીમાં કેટલાંક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે

ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે જિલ્લાની તમામ નદીઓ બંને કાંઠે વહેતી થઈ ગઈ છે

અમારા તાપી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે વ્યારા વાલોડ ડોલવણ અને સોનગઢ પંથકમાં સવારથી છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે

વિશ્વકપમાં ભારતનો આ પ્રથમ પરાજય છે